તેમણે કહ્યુ કે ચીનની એપ ઉપર પ્રતિબંધ મુકાતા ભારતના ડેવલોપરોની નવી તક ઉભી થઈ છે શ્રી પ્રસાદે કહ્યુ કે ભારતીય નાગરિકોની માહિતીના રક્ષણ માટે કેન્દ્ર સરકાર ખાસ ધારો ઘડશે

તેમણે કહ્યુ કે ડિજિટલ ઈન્ડીયાના કારણે અદનો નાગરિક પણ ટેકનોલોજીના કારણે વધુ અધિકાર સં પન્ન બની રહ્યો છે

આશુ તોષ અંતાણી પશ્ચિમ કચ્છ પોલીસ વડા ક્રટ પેટ્રોલિંગ બાઈટ કચ્છ જિલ્લામાં કોરોનાના વધતા સંક્રમણને જોતા પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ તોલંબિયા સહિતની ટીમ ભુજના વિવિધ માર્ગો પર ક્રટ પેટ્રોલિંગમાં નીકળી હતી અને જાહેરમાં માસ્ક નહિ પહેરનાર લોકોને દંડ ફટકાર્યો હતો તેમજ વેપારીઓ અને રાહદારીઓને સોશિયલ ડિસ્ટન્સીંગનું યુસ્ત પણે પાલન કરવા ચેતવણી અપાઇ હતી એસ

કેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી

આશુ તોષ અંતાણી હવામાન કચ્છ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાદળછાયાં વાતાવરણ વચ્ચે મહત્તમ તાપમાનસૂ યક પારો થોડો ઉંચે ચડતાં તેમજ પવનની ગતિ મંદ રહેતાં લોકો ભારે ગરમી સાથે ઉકળાટનો અનુ ભવ કરી રહ્યા છે